આજે ઉંમરગામમાં નવ ઇંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ અંગે અમારા વલસાડના પ્રતિનિધિનો અહેવાલ

મી

મી

નોધાયો હતો

દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે

અને ક્રમશ વધી રહી છે

રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ગતરાત્રે મૂશળધાર વરસાદના પગલે ભરૂચ શહેર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે સાંબેલાધાર વરસાદના કારણે ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી

આમોદમાં બાવન મી મી

રાજ્યમાં નૈત્રત્ય ચોમાસું દક્ષિણ મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિર થયું છે તેના પરિણામે નવસારી વલસાડ દાદરા નગર હવેલી દમણ સુરત ખેડા આણંદ ભરૂચ ડાંગ વડોદરા નર્મદા વગેરે જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શકયતા છે દરમિયાન સેલવાસમાં સાર્વત્રિક વરસાદ થતાં મધુબન ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડતા દમણગંગા નદીનું જળ સ્તર વધ્યું છે

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં મેઘ મહેર અવિરતપણે ચાલુ જ છે

સેલવાસ વહીવટીતંત્ર દમણગંગાના નીચાણવાળા વિસ્તારો વસવાટ કરતા લોકો ને જો આવશ્યકતા પડશે તો સ્થળાંતર કરવાની તેયારી કરી દીધી છે જેના માટે નજીકની શાળાઓને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે

મહિલાઓને પ્રરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે

આ સખી મંડળોને અત્યાર સુધીમાં એક હજાર નવસો કરોડનું બેન્ક ધિરાણ થયેલ છે

રાજ્ય સરકારે ખેડૂતોને માંગણી મુજબના વીજ કનેક્શન આપી દેવા ઝૂંબેશ હાથ ધરી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમ્રધ્ધિ માટે જિલ્લા તંત્ર ગેડા અને પી જી વી સી

ગીર વિસ્તારના ખેડ્રતોને પણ સિંચાઈનો લાભ મળે અને વીજ કનેક્શનના અભાવે તેમને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીરના ખેડૂતો માટે સૂર્ય શક્તિ પંપ યોજના આશિર્વાદ સમાન બની છે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં મેંદરડા અને આસપાસના ગીર વિસ્તારમાં યોજના શરૂ કરવામાં આવી છે ઉર્જા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી સૂર્ય શકિત કિશાન યોજના હેઠળ ખેડૂતો કૃષિ ઉત્પાદન સાથે વીજળીની ખેતી કરી વીજ ઉત્પાદન કરીને પોતાની આવક વધારી શકે છે

જેમાં વ્યારા નગરના લોકો પણ સ્વયંભ્ જોડાયા હતા

શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં છ્રપાયેલી કૌશલ્ય શક્તિ બહાર લાવી તેમનું મનોબળ વધે તે હેતુથી ગોધરાના આર્ટ ઓફ લીવિંગ પરિવારના સંચાલિક દ્વારા આ વર્ષે મ્રકબધિર બાળકો સામે રાખડી બનાવડાવીને રાખડીનું વેચાણ કરી જે આવક થાય તે આવક મૂકબધિર બાળકોમાં સરખે ભાગે વહેંચી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે